પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પૂર્વ લદાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં શહિદ થયેલા ભારતીય સૈનિકોનું બલિદાન એળે નહી જાય તેમણે કહ્યું કે જે કોઇ ભારતની અખંડિત્તાની સાથે છેડછાડનો પ્રયાસ કરશે તેમને જબરજસ્ત જવાબ આપવમાં આવશે તેમણે કહ્યું કે ભારતની અખંડિતતા સર્વોપરિ છે અને તેની રક્ષા કરવા માટે આપણેને કોઇપણ રોકી નથી શકતુ આ અંગે કોઇને પણ ભ્રમ કે શંકા ન હોવી જોઇએ ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ ભારતને ઉશ્કેરવા બદલ દરેક પ્રકારે યોગ્ય જવાબ દેવો પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ગઇકાલે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને થઇ હતી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાબ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની આ બેઠક અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ આ બેઠકમાં દેશના સાર્વભૌમત્વની વાત કરતા જણાવ્યું હતું કે દેશની ઇંચે ઇંચ જમીનનું રક્ષણ કરવા ભારત સક્ષમ છે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય ભારત પાડોશી દેશના લોકો સાથે મિત્રતા ઇચ્છએ છે પણ જો કઇ દુર્પોયગ કરશે તો યલાવી લેવામાં નહી આવે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને વધુ સંખ્યામાં પરીક્ષણ કેન્દ્ર બનાવવા આગ્રાહ કર્યો તથા ટેલી મેડીસીન સુવિધાના બુનિયાદી ઢાંચાનો વિકાસ કરવા આહવાન કર્યું

ટન ઘઉંનું વેચાણ ટેકાના ભાવે કર્યુ છે

મુખ્યમંત્રીશ્રીએ તુવેર પકવતા ધરતીપુત્રોના તુવેરની ખરીદી પણ ટેકાના ભાવે થાય અને તેમને પણ પૂરતા ભાવ મળી રહે તે માટે નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા

ટન તુવેરનું વેચાણ કર્યુ છે અને તેની અંદાજિત કિમંત રૂ

શહેરની કોરોનાની સંપૂર્ણ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે તેમણે ઉમેર્થું કે મુખ્યમંત્રીના અધ્યક્ષપદે યોજાયેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ગઇકાલે વિસ્તૃત યર્યાઓ કરાઈ હતી અને શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા જણાવાયુ છે

ડિજીટલ પ્લેટફોર્મના માધ્યમથી શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા યોજાયેલા આ સંવાદમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કોરોના મહામારીનો સમય એ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શિક્ષણ ક્ષેત્રને વધુ પ્રાસંગિક અને ગુણવત્તલક્ષી બનાવવાનો સોનેરી અવસર છે તેમણે ઓનલાઈન શિક્ષણના માહોલમાં ગુરૂ શિષ્યની શ્રેષ્ઠ પરંપરા વિસરાઈ ન જાય તેનું ધ્યાન રાખવા પણ અનુરોધ કર્યો હતો આ શિક્ષા સંવાદમાં ઉપસ્થિત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સચિવ શ્રી રજનીશ જૈને જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના આ કપરા સમયમાં માર્ગદર્શન માટે યુ જી સી દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ પ્રસંગે શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવી દિલ્હીના રાષ્ટ્રીય સચિવશ્રી અતુલભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ ક્યારેય વર્ગખંડના પ્રત્યક્ષ શિક્ષણનું સ્થાન નહીં લઈ શકે કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણ અને પ્રાયોગિક શિક્ષણના સમાયોજનથી એક સુચારૂ શિક્ષા વ્યવસ્થા ઊભી કરી શકાય તેવું સૂચન પણ તેમણે કર્યું હતું

જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે

વ્યાસે જણાવ્યું હતુ નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે

આ પાણીનો જથ્થો વીજળી પેદા કરવામાં સિયાઈ માટે પાણી આપવા માટે અને પીવાના પાણીની જરૂરીયાત માટે અતિ ઉપયોગી હોવાનું તેમણે જણાવ્યું હતું

ટી બસ ગુજરાતના અન્ય વિભાગોની સાથે રાજકોટ એસ ટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના અન્ય વિસ્તારોમાં જવા માટેની બસો પણ શરૂ કરવામાં આવી છે

ટી બસ દ્વારા પ્રવાસ કરી રહ્યાં છે કોરોનાની મહામારી વચ્ચે બસમાં મુસાફરી કરતા સમયે કંડકટર ડ્રાઇવર તેમજ મુસાફરોની સુરક્ષાની પૂરતી તકેદારી લેવામાં આવે છે કંડકટર અને ડ્રાઇવરને મુસાફરી પૂર્વે સેનેટાઇઝર તેમજ માસ્ક અપાય છે મુસાફરોને પણ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર માપી સેનેટાઇઝરથી હાથ સાફ કરીને પછી જ બસમાં બેસાડવામાં આવે છે રાજકોટ એસ ટી